પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

નાણામંત્રીએ ગઇકાલે રજુ કરેલા બજેટના અન્ય મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે

મોદી બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું છે કે ઉદ્યોગ મૂડીરોકાણ અને ઇન્ફાસ્ટ્રકચર ક્ષેત્રમાં ખૂબ મોટું હકારાત્મક પરીવર્તન લાવવાનું કામ અંદાજપત્ર કરશે દેશને આત્મનિર્ભર બનાવાનો ઉદેશ્ય ધરાવતા બજેટને ઐતિહાસીક ગણાવતા શ્રી મોદી એ ઉમેર્યું છે કે યુવા પેઢીને આગળ વધવાની અઢળક તક આપતું આ બજેટ દેશને વિકાસની નવી ઊંચાઈ એ પહોંચાડશે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સમાજના દરેક વર્ગની અપેક્ષા સંતોષે તેવું બજેટ છે

જાહેર ક્ષેત્રની બેન્કનું વસૂલ નહીં થઈ રહેલું ઘિરાણ એટ લે કે એન

નાબાર્ડ મારફતે ગ્રામીણ ક્ષેત્રમાં ઘિરાણ પ્રવાહમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવાની વાત પણ તેમણે કરી હતી બજેટ પ્રતિભાવ નાણામંત્રી સીતારમણે ગઇકાલે લોકસભામાં રજુ કરેલા સામાન્ય અંદાજપત્રને મિશ્ર પ્રતિભાવ સાંપડયો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે રજૂ થયેલા કેન્દ્રીય અંદાજપત્રને આવકારતા કહ્યું છે કે આ બજેટમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ દરિયાઈ વિકાસ માટે જે જોગવાઈ કરાઇ છે તેનાથી ગુજરાતને લાભ મળશે

તેમજ પરીક્ષા પદ્વતિમાં પણ ફેરફાર કર્યાનું જણાવ્યું છે